પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રીએ મહેસાણા શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ ટેસ્ટિંગ ટ્રેસિંગ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો બેડની સંખ્યા ઓકિસજનની સુવિધા વેન્ટીલેટર દવાઓ સહિતની વિગતો મેળવી હતી અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વફીવટી તંત્રને સૂચના આપી હતી તેમણે કહ્યું કે હાલ ઓક્સિજન બેડ વધારવા ભાર મૂકાઈ રહ્યો છે

આ નિમિત્તે માત્ર સંતો દ્વારા મંદિરમાં પૂજા વિધિ કરી હનુમાન જ્યંતી ની ઉજવણી કરાશે સતત વધી રહેલા કોરોના કેસોના પગલે મંદીર વિભાગે આ નિણર્ય કર્યો છે આ અંગે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ માહિતી આપી

કોરોનાની પ્રથમ લહેરમાં ગયા વર્ષે ભાવનગરની આજ હોસ્પિટલ કોરોનાની સારવારમાં અગ્રેસર હતી અને રિકવરી રેટ અન્ય શહેરની સરખામણીએ સારો હતો ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો ફેલાવો થતાં હોસ્પિટલમાં નવા દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે

ખાનગી હોસ્પિટલમાં તમામ પ્રકારના બેડ ક્રલ થઈ ગયા છે અને ઇન્જેક્શન ઓક્સિજન અને સાધનો માટે દર્દીઓના સંબંધીઓ દિવસ રાત્રી દોડધામ કરી રહ્યા છે દર્દીઓનો ધસારો શરૂ રહેતા સર ટી

ભાવનગરની જનતા પણ હોસ્પિટલના આ સેવા યજ્ઞમાં સહભાગી અને મદદરૂપ બને તેમ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડોકટર સમીર શાહે જણાવ્યું છે

મોરબી ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટીકલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેટ્સના પ્રમુખ સંજયભાઇ રાજાએ જણાવ્યુ કે વધતા કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને અમારા એસોસિયેશન દ્વા રા સોમવારથી રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામા આવેલ છે

જેમાં દાદરા નગર હવેલી અને દમણ જિલ્લાની કેટલીક ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે કોરોનાની વહેલી ઓળખ થાય તે માટે દરેક આરોગ્ય કેન્દ્ર ઉપર તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ ઉપરાંત સંક્રમિત રોગીની સમયસર ઓળખ થાય તે માટે પ્રદેશમાં ટીમોનું ગઠન કરી ઘરે ઘરે જઈને રોગીઓની તપાસ કરી રહી છે આરોગ્ય સુવિધાને સુદ્યઢ બનાવવા માટે દાદરા નગર હવેલી જિલ્લાની જે કે હોસ્પિટલ ચેતન્ય હોસ્પિટલ મેરીગોલ્ડ હોસ્પિટલ અને મુકતા હોસ્પિટલ તથા દમણ જિલ્લામાં હંસા હોસ્પિટલ કેર એન્ડ ક્વોર હોસ્પિટલ શિવમ હોસ્પિટલ અને લાઈફ કેર હોસ્પિટલને પણ કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યા છે

જ્યુબિલી શાક માર્કેટના હોદેદારોએ સંયુક્ત યાદીમાં આ જાહેરાત કરી છે